કર્ણાવતી મહાનગર ના મીડિયાકન્વીનર ડોક્ટર અમિત જ્યોતિકરની યાદી પ્રમાણે ઘાટલોડીયા માં નર નારાયણ મેદાન ખાતે કાલેયોજાનાર સભા માં ગૃહ મંત્રી અમિત શાહ ને પાંચ લાખ પોસ્ટકાર્ડ સોંપવાની અર્પણવિધિ પ્રદેશઉપપ્રમુખ આઈ

જાડેજા તથા શહેર પ્રમુખ જગદીશ પંચાલ ના હસ્તે સંપન્ન થવાની છે કાર્યકરોની મેદની સાથે યોજાનાર સભા માં મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈપટેલ ની સાથોસાથ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત હશે ગૃહ મંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારની બે દિવસની મુલાકાતે આજે સાંજે અમદાવાદ પહોચે ત્યારે તેમનું ભાવભીનું સ્વાગત કરવા માટે ભાજપ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉમટી પડશે ગુજરાત પોલિસના વિવિધ પ્રકલ્પનું મંગલાચરણ શ્રી શાહના હસ્તે આવતીકાલે યોજાયું છે સાઇબર ક્રાઇમના ડિટેકશન માટે તૈયાર કરાયેલી મોબાઇલ એપને પણ તેઓ ખુલ્લી મૂકવાના છે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે અગિયાર જેટલા વિકાસ કામોનું લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કાલે જ યોજાયું છે

નારણપુરા વિસ્તારમાં થોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેવાના છે

પોલીસે તપાસ કરતાં પોલીસે મૃતક કિશોરીના પિતાને ઝડપી લીધો હતો જેમાં આરોપીએ જ પોતાની ગર્ભવતિ દીકરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું

સમગ્ર કેસ સેશન્સ કોર્ટમાં ચાલતાં સેશન્સન જજ પીએસ કાલાએ આરોપી પિતાને ફાંસીની સજા સંભળાવી હતી સરકારે વકીલ દિગંત તેવારે જણાવ્યું છે કે કોર્ટે આરોપીની માનસિકતાને ધ્યાને લીધી હતી

વળી પોલીસને પણ તપાસમાં સહકાર આપ્યો નહોતો જેથી દુર્ધટનાની તમામ બાબતોને ખૂબ ગંભીરતાથી લઈને કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો

દેશ વિદેશના પતંગબાજો પોતાના કરતબ પ્રજાજનોને બતાવી રહ્યા છે

પતંગ મહોત્સવ નિહાળવા મોટી સંખ્યામાં સુરતના પતંગ રસિયા ઉમટી પડ્યા હતા પતંગ મહોત્સવમાં ફાન્સ અમેરિકા નેધરલેન્ડઝ ન્યુઝીલેન્ડ રશિયા સિંગાપોર સ્લોવેકિયા સ્પેન શ્રીલંકા ટ્યુનિશીયા તુર્કી થાઈલેન્ડ યુક્રેન યુ કે

તેમણે પતંગબાજીના કલા કરતબો પ્રદર્શિત કરી સુરતીલાલાઓને અયંબિત કર્યા હતા કાર્યક્રમ સ્થળે વિદેશી પતંગબાજોનું ભાતીગળ સાંસ્કૃતિક પરંપરાથી ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું ભારતીય આતિથ્યભાવની પરંપરાથી વિદેશી પતંગબાજો પ્રભાવિત થયા હતા

પતંગ મહોત્સવમાં શાળાઓના બાળકો દિવ્યાંગોને તલના લાડુ ચીકી અને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું

ઉત્તરાયણના તહેવાર દરમ્યાન ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે આશયથી સમગ્ર રાજ્યમાં આજથી કરૂણા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે

કરૂણા અભિયાન અંતર્ગત અબોલ પક્ષીઓ પશુઓ અને ટુ વ્હીલર યાલકો દોરીથી ઘાયલ થાય છે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વમાં આવી કોઇ ઘટનાનો ભાગ બનનાર વ્યક્તિ પશુ અને પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે દરેક જિલ્લાઓ અને તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે

મેચ નીટિકિટ ખરીદવા માટે અત્યારથી જ ધસારો જોવામળી રહ્યો છે અમારા પ્રતિનિધિ જણાવેછે કે આ આંતરરાષ્ટ્રીય સીરીઝ માટે ભારત અનેઓસ્ટ્રેલિયા ના સંભવિત ખેલાડીઓના નામની જાહેરાત આજે કરવામાં આવી છે જેમાં ભારતીયટીમમાં કેપ્ટન વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન કે એલ રાહુલ શ્રેયસ ઐયર મનીષ પાંડે કેદાર જાદવ શિવમ દુબે મનીષ પાંડે રિષભ પંત રવિન્દ્ર જાડેજા યુજવેન્દ્ર યહલ કુલદીપ યાદવ નવદીપ સૈની જસપ્રીત બૂમરાહ શાદુંલ ઠાકુર અને મોહમ્મદ શમી નો સમાવેશ કરાયો છે કોય બી અરુણ બેટિંગ કોય વિક્રમ રાઠોડ ફિલ્ડિંગ કોય આર શ્રીધર ફિઝિયો નીતિન પટેલ અને દ્રેઇનર નીક વેબ રહેશે

દેસાઇ હાસ્ક્રલની પસંદગી થતાં આજે તેનો આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ પ્રારંભ કરાવ્યો હતો